તેમણે કહ્યું કે કોવિડથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યો કોવિડનો અસરકારક રીતે સામનો કરી શકે તે હેતુથી આ નિર્ણય લેવાયો છે તેમણે કોવિડના કેસો ઝડપથી શોધીને તેમને સારવાર આપી શકાય તે હેતુથી પરીક્ષણો વધારવા દવાઓની આંતરરાજ્ય હેરફેર સરળ બનાવવાનું સૂચન કર્યું હતું

આ બેઠકમાં સંબંધિત રાજ્યોમાં કોવિડ સામેની લડતના આયોજનની સમીક્ષા કરવામાં આવી હતી

ફિટ ઈન્ડિયા ઝુંબેશની પહેલી વર્ષગાંઠની ઉજવણી માટે આ સંવાદનું આયોજન કરવામાં આવી રહ્યું છે પ્રધાનમંત્રીએ સારા સ્વાસ્થ્ય વિશેના તેમના વિચારો અંગે માર્ગદર્શન આપશે તેમાં વિરાટ કોહલીથી લઈને મિલિંદ સોમણ અને રૂજુતા દિવેકર સુધીના અન્ય ફિટનેસ પ્રભાવકો પણ ભાગ લેશે પ્રધાનમંત્રી દ્વારા ફીટ ઈન્ડિયા સંવાદ એ દેશના નાગરિકોને ભારતને તંદુરસ્ત રાષ્ટ્ર બનાવવાની યોજના તૈયાર કરવા માટે શામેલ કરવાનો વધુ એક પ્રયાસ છે ફીટ ઈન્ડિયા હેઠળ યોજાયેલા વિવિધ કાર્યક્રમોમાં તમામ ક્ષેત્રના લોકો અને દેશભરના લોકોએ ઉત્સાહ઼ભેર ભાગ લીધો છે ફીટ ઈન્ડિયા ફીડમ રન પ્લોગ રન સાયક્લોથોન ફીટ ઈન્ડિયા વીક ફીટ ઈન્ડિયા સ્ફૂલ સર્ટિફિકેટ અને અન્ય વિવિધ કાર્યક્રમોમાં સાડા ત્રણ કરોડ લોકોની સંયુક્ત ભાગીદારી જોવા મળી છે

રાજ્યસભાએ ગઈકાલે આ બિલને મંજૂરી આપી દીધી હતી જ્યારે મંગળવારે લોકસભાએ તેને પસાર કરી દીધું હતું

શ્રમ અને રોજગાર મંત્રી સંતોષકુમાર ગંગવારે બિલ અંગેની ચર્ચાના જવાબમાં જણાવ્યું હતું કે સમયમર્યાદામાં ફરિયાદ નિવારણ વ્યવસ્થા બનાવીને આ બીલો કામદારોના હિતો પર દ્રરગામી અસર કરશે તેમણે સ્પષ્ટતા કરી હતી કે સરકારે વિરોધ કરવા મજૂરોના હક છીનવ્યા નથી

તેમણે ઉમેર્યુ કે સ્થળાંતર કામદારોના કલ્યાણ માટે અનેક જોગવાઈઓ કરવામાં આવી છે બિલમાં ગેરંટીડ લધુતમ અને સમયસર વેતન નિશુલ્ક આરોગ્ય તપાસણી સુવિધા અને સ્થળાંતર કામદારોને વર્ષમાં એકવાર તેમના ઘરે જવા ભથ્થા સહિતની અનેક જોગવાઈઓ કરવામાં આવી છે

રાજ્યસભાના સભાપતિ એમ

રવિવારે બે કૃષિ બિલ પસાર થવા દરમિયાન થયેલા દ્રશ્યનો ઉલ્લેખ કરતાં તેમણે ભવિષ્યમાં આવી ઘટનાનું પુનરાવર્તન ન થાય તે સુનિશ્ચિત કરવા સભ્યોને વિનંતી કરી

આ વાત રેલવેમંત્રી પિયુષ ગોથલે ગઈકાલે રાજ્યસભામાં એક લેખિત જવાબમાં જણાવી છે

એક પ્રશ્ન અંગે શ્રી ગોયલે કહ્યું કે રેલ્વેની ખાલી પડેલી જમીન જે જરૂરી નથી તે વધારાના નાણાકીય સંસાધનોને એકત્રિત કરવા માટે વચગાળાના સમયગાળામાં ઉપયોગ કરવામાં આવે છે તેમણે જણાવ્યું હતું કે સ્ટેશનના પુનર્વિકાસની યોજના ખાનગી ભાગીદારીને આમંત્રણ આપીને સ્ટેશનની આજુબાજુમાં અને તેની આસપાસના વિસ્તારમાં સ્થાવર મિલકત સંભવિત લાભ દ્વારા કરવાની યોજના છે

ભારતીય અમેરિકનો દ્વારા ચૂંટણી ભંડોળ એકઠું કરવા આયોજીત ઓનલાઈન સભાને સંબોધતાં શ્રી બીડેને કહ્યુ હતું કે તેઓ જો ચૂંટાશે તો રાષ્ટ્રપતિ તરીકે એચ વન બી વિઝા અને કાનૂની રીતે અમેરિકામાં સ્થાથી થયેલા ભારતીયોના પ્રશ્નોનો ઉકેલ લાવશે તેમણે ઉમેર્યું હતું કે ભારતીયો ઉદ્યમી છે અને અમેરિકા તથા દુનિયામાં સફળતાપૂર્વક પોતાના વેપાર ઉદ્યોગ ચલાવી રહ્યા છે ભારતીયોએ અમેરિકામાં આર્થિક અને સાંસ્કૃતિક ગતિશીલતાના ઘડતરમાં પણ મદદ કરી છે

તેઓ કોરોનાથી સંક્રમણ બાદ એઇમ્સમાં સારવાર લઈ રહ્યા હતા રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ તેમના અવસાન બદલ ઊંડા શોકની લાગણી વ્યક્ત કરી છે શ્રી અંગડી બેલગાવી લોકસભા બેઠક પરથી ચાર વાર લોકસભાના સાંસદ રહ્યા હતા